ભાજપ કોંગ્રેસ એન સી પી સહિતના પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવ્યા છે ભાજપ દ્વારા મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ તો કોંગ્રેસ દ્વારા પણ પ્રભારી અને સ્થાનિક નેતાઓનો પ્રચાર ચાલી રહ્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે અમરેલી જિલ્લાના જાફરાબાદના ઉના રોડ પર આવેલ જીએચસીએલના ગ્રાઉન્ડમાં વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી વિશાળ જનમેદનીને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આ દેશ કોના હાથમાં સલામત હોય છે એ મુદ્દો ધ્યાનમાં લાખીને ચૂંટણી લડવામાં આવે છે આ દેશની સળગતી સમસ્યાઓનું કોણ નીરાકરણ કરશે એ મતદારો નક્કી કરશે એ માટે આ ચૂંટણી મહત્વની છે

ધાગ્રાંધા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોતમભાઇ સાબરીયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે ધ્રાંગ્રધા બેઠક અંગેની વધુ માહિતી આપી છે

જિલ્લા ચ્રંટણી અધિકારીઓ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પોસ્ટલ બેલેટ દ્વારા આ મતદાન યોજવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા એલ આર ડી હોમગાર્ડ જવાનો પોલીસ કર્મચારીઓ એસ ટી

દરમ્યાન મહીસાગર જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ કર્મી હોમગાર્ડ અને જીઆરડી જવાનો એ આજે લુણાવાડા ખાતે લુણાવાડાબાલાસિનોર અને સંતરામપુર વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ત્રણ સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો

જિલ્લા ચ્રંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર

હાઇસ્કુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ચાલીસ જેટલા દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઇ વી એમ વીવીપેટ મશીન અંગે દિવ્યાંગ મતદારોને જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દિવ્યાંગો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ત્રેવીસમી એપ્રિલે અચ્ક મતદાન કરવાના શપથ લીધા હતા

દાહોદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શાળાના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો અને સંચાલકો સાથે મળીને માનવ આકૃતિ રચી મતદાન કરવાનો અનોખો સંદેશો આપ્યો હતો

લોકવાયકા મુજબ ભાભીનાં મહેણાથી ઘર છોડીને જંગલમાં ચાલી નિકળેલા નરસિંહ મહેતાએ ભગવાન શિવની આરાધના કરી અને ત્યારબાદ તેમને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન થયા હતા નરસિંહ મહેતાના જીવનમાં આ પ્રસંગને ચૈત્ર સુદ સાતમને તપ પ્રયાણ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે જૂનાગઢના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનાગઢમાં નરસિંહ મહેતા સમિતિ દ્વારા આજે નરસિંહ મહેતાના પદો પર રાસોત્સવનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ગુજરાત હાઇકોર્ટે ભાજપના દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ચૂંટણીને ઉમેદવારીપત્રમાં ભુલને કારણે રદ્દ કરી છે

અરજદાર ગોરીયાના વકીલ બાબુબાઇ માંગુકીયાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના ચૂકાદાથી હવે પબુભા માણેક ધારાસભ્ય રહેતા નથી જો કે હાઇકોર્ટના ચુકાદા સામે શ્રી પબુભા માણેકને સુપ્રિમમાં અપીલ કરવાનો સમય અપાયો છે

આ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા વિધિવત આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને તેમને કોંગ્રેસના બિહાર પ્રભારી તરીકે દૂર કર્યો છે આ દરમિયાન કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર દ્વારા પક્ષ વિરોધી વલણ અંગે નોંધ લઇને રજૂઆત કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં પાંચ મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત રહેશે તેમ ચૂંટણી શાખાએ જણાવ્યું છે જૂનાગઢમાં આર જે કનેરીયા ગલસેં સ્કૂલ વિસાવદર કાલસારી મતદાન મથક વંથલીમાં ગ્રામ પંચાયત હોલ કેશોદમાં મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તેમજ માંગરોળમાં બંદર રોડ મતદાન મથક સંપૂર્ણ રીતે દિવ્યાંગ સંચાલિત રહેશે

મહેસાણામાં આગામી રવિવારે રામનવમીએ નીકળનારી રથયાત્રાની તૈયારીઓ થઇ રહી છે તોરણવાળી માતાજીના ચોકમાંથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રા નીકળશે શહેરીજનો રથયાત્રાના દર્શન કરી શકશે રથયાત્રામાં ઉંટસવારી હાથી ઘોડા તેમજ વિવિધ અખાડાના લોકો વિવિધ કસરતના દાવપેચ કરશે વિવિધ વેશભૂષાથી લોકોને મનોરંજન પણ કરાવશે પ્રસાદમાં બુંદી પણ અપાશે ગરમીના કારણે છાશ અને પાણીના સ્ટોલ ઉભા પણ કરવામાં આવશે